માહિતી અને ટેકનોલોજી આધારીત સરકારની આગોતરી વહીવટી તૈયારી અને

દીલ્ફી વિધાનસભાની ચુંટણીઓના ઉમેદવારી પત્રોની આજે યકાસણી હાથ

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામેનો મહાઅભિયોગના પ્રસ્તાવ પરની યર્ચા આજે અમેરીકાની સંસદમાં શરૂ થશે ત્રીજી ખેલો ઇન્ડિયા યુવા રમતોનું આજે સાંજે ગુવાહાટીમાં દબદબાપુર્વક સમાપન થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માહિતી અને સંદેશા વ્યવહાર ટેકનોલોજી આધારીત આ મંચના સત્રનું અધ્યક્ષ પદ સંભાળશે

દેશના અદના નાગરીકોની ફરીથાદોના નિવારણ માટે સરકાર ધ્વારા આ સંકલીત અને પરસ્પર વિચારોની આપ લે માટે પ્રગતીમંચની રચના કરવામાં આવી છે તેના ધ્વારા કેન્દ્રના જાહેર કરાયેલા અને રાજય સરકારો ધ્વારા અમલ કરાઇ રહેલા મહત્વના કાર્યક્રમો અને પરીયોજનાઓની સમીક્ષા પણ કરવામાં આવે છે

ઉમેદવારી પત્રો ભરવાનો ગઇકાલે છેલ્લો દિવસ હતો આ માટે ભારતીય જનતા પક્ષ આમ આદમી પાર્ટી આપ કોંગ્રેસ અને અન્ય પક્ષોના તેમજ અપક્ષોએ ઉમેદવારી પત્રો ભર્યા છે આપના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી બેઠક પરથી તેમનું ઉમેદવારી પત્ર ભર્યુ છે જયારે ભાજપના નેતા સુનીલ યાદવ અને કોંગ્રેસના ઉમેદવાર રોમેશ સભરવાલે આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે દરમિયાન નવી દિલ્ફી જીલ્લા યુંટણી અધિકારીએ શ્રી અરવિંદ કેજરીવાલની ઉમેદવારી નોંધવામાં ચુંટણી તંત્રચે જાણી જોઇને મોડ કર્યુ હોવાના આક્ષેપ ફગાવી દીધો છે અધિકારીએ જણાવ્યું હતું કે સોશ્યલ મીડીયા પર શ્રી કેજરીવાલની ઉમેદવારીમાં યુંટણી અધિકારીએ મોડુ કર્યુ હોવાના અહેવાલ ગેરમાર્ગે દોરનારા છે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 યુંટણી અધિકારીએ કાયદા મુજબની કેટલીક પ્રક્રિયાનું કોઇ જ બાંધછીડ વિના યુસ્તપણે પાલન કરવાનું રહે છે જેથી ઉતાવળમાં કોઇ ભુલ રહેવા ના પામે

આ ઉપરાંત રાજયના પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહા પણ આ રેલીને સંબોધશે બીજી એક રેલી કાનપુર ખાતે યોજાશે જે કેન્દ્રિય મંત્રી નરેન્દ્રસિંઘ તોમર અને મુખ્યમંત્રી થોગી આદિત્યનાથના વડપણ હેઠળ થોજાશે પક્ષના કાર્યકરો સીએએના સમર્થનમાં રાજયભરમાં થોજાઇ રહેલા લોકસંપર્ક કાર્યક્રમમાં જોડાયા છે

આ યોજનાનો હેતુ ગર્ભસ્ત બાળકીના રક્ષણ અને જતન તેમજ બાળકીઓનું ગર્ભપાત અટકાવવા જેવા જાતીગત ભેદભાવો દુર કરવાનો છે આ યોજના ઘ્વારા સંકલીત અને સઘન પ્રયાસોથી કન્યા કેળવણીને સુનિશ્ચિત પણ કરવામાં આવે છે

શ્રી મોદીએ જણાવ્યું હતું કે સમાજના ભલા માટે છોકરા છોકરીઓના પ્રમાણની વધી રહેલી અસમતુલા ઘટાડવાની તત્કાળ જરૂર છે

આ વિમાનઘરોમાં દિલ્હી મુંબઇ કોલકત્તા ચેન્નાઇ બેંગલુરૂ હૈદરાબાદ અને કોચીનનો સમાવેશ થાય છે નાગરીક ઉડૃથન મંત્રાલયે આ બંને દેશોમાંથી આવતાં તમામ મુસાફરોની જીણવટ પુર્વક ચકાસણી કરવાની વ્યવસ્થા તત્કાળ કરવા વિમાન ઘર સત્તાવાળાઓને સુચના આપી છે મંત્રાલયે આ માટે જરૂરી તમામ સાધનો અને ઉપકરણો સાથે કાર્ય યોજના તૈયાર કરીને તેનો યુશ્ત અમલ કરવાની તમામ સંબંધિત વિમાની કંપનીઓને પણ સુચના આપી છે

આ કાર્યવાહી દરમિયાન ડેમોક્રેટ સાંસદોએ કોઇ સાક્ષી કે પુરાવા વિના કાર્યવાફી આટોપી લેવાની માંગણી કરવાનો રીપબ્લીકન સાંસદો ઉપર આરોપ મુકયો હતો સત્તાના દુરૂપયોગ બદલ શ્રી ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદેથી દુર કરવાની સંભવિતતા સાથેના આ કેસમાં તેમના નિકટના સાથી નીય મેકોનેલે દલીલ રજી કરી હતી કે સાક્ષીઓ અથવા દસ્તાવેજી પુરાવો રજી થતાં અટકાવવાના નિયમો છે બીજી તરફ વિરોધી સાંસદો આ દલીલો નબળી પાડવાનો આરોપ મુકી રહ્યાં છે

આ સાંસદોના નેતાએ સ્પષ્ટ કર્યુ હતું કે નિયમોમાં ફેરફાર કરવાના ડેમોક્રેટીક સાંસદોના કોઇપણ પ્રયત્નોને તેનો અટકાવશે

જયશંકર અને નાઇજીરીયન રાષ્ટ્રપતિ મોહમદુ ઇસ્સૌફોએ મહાત્મા ગાંધીની સ્મૃતિમાં ભારત દ્વારા આફ્રિકામાં સ્થાપિત કરવામાં આવેલ પહેલા સભાગૃહ કેન્દ્રનું સંયુક્તરૂપે ઉદ્વાટન કર્યું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

લગભગ બે હજાર બેઠકોની ક્ષમતા ધરાવે છે

વેકૈયા નાયડુ એ કહયું કે તેલુગુ પ્રાચીન ભાષા છે અને તેની જુની ગૌરવ ગાથા ફરીથી સ્થાપિત કરવાની જરૂર છે આંધ્રપ્રદેશના નેલૌર જીલ્લામાં શ્રી પોટ્ટી શ્રીરામુલ્લા સંસ્થા ખાતે શાસ્ત્રીય તેલુગુ અંગે યોજાયેલી કાર્યશાળામાં સમાપન સત્રને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ કહયું કે તેલુગુ વિદ્વાવાનોને શાસ્ત્રીય તેલુગુ ભાષાના વિકાસ માટે થોગ્ય આયોજન કરવુ અને શાસ્ત્રીય તેલુગુ સંસ્થાનો વિકાસ કરવો જરૂરી છે તેઓએ એમ પણ જણાવ્યું કે દરેક ભાષા તેના ઇતિહાસ સંસ્કૃતિ અને સભ્યતાના મુલ્યનું પ્રતિનિધિત્વ કરે છે દરેક ભારતીય ભાષાના સંરક્ષણ અને પ્રોત્સાફન માટે સૌને આગ્રહ કરતા શ્રી નાયડુએ જણાવ્યું કે સરકારનું કર્તવ્ય છે કે બધી ભાષાઓને પ્રોત્સાહન આપે આ કાર્યશાળા કેન્દ્રિય માનવ સંસાધન વિકાસ મંત્રાલય ધ્વારા યોજાથો હતો માનવ સંસાધન મંત્રી રમેશ પોખરીય નિશંક એ આશ્વાસન આપ્યુ કે તેમના મંત્રાલય કાર્યશાળામાં આપવામાં આવેલ ભલામણી પર અમલ કરશે

ગઇકાલે આંધ્રપ્રદેશના નેલ્લોર જીલ્લાના શ્રી પોટી શ્રીરામુલુ સંસ્થા વેન્કટ ચલમ ખાતે વિદ્યાર્થીઓ સાથે વાતયીત દરમિયાન મંત્રીએ કહયું હતું કે કેન્દ્ર સરકારે દેશમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા પ્રતિબધ્ધ છે

રીઝર્વ બેંકે ગઇકાલે બહાર પાડેલી અખબારી થાદીમાં માહિતી આપી છે કે વોડાફોન એમ પૈસા નાણાં યુકવણી એપ કંપની ધ્વારા સ્વૈચ્છિક રીતે પાછી સોંપી દીધી છે